અગાઉ પ્રધાનમંત્રીએ જાલંધરમાં ભારતીય વિજ્ઞાન સંમેલનનું ઉદ્દઘાટન કર્યું હતું આ સંમેલનની વિષય વસ્તુ ભવિષ્યના ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે શ્રી મોદીએ કહ્યું કે વિજ્ઞાન ટેકનોલોજી અને નવતર પહેલને લોકો સાથે જોડવામાં જ દેશની શક્તિ સમાયેલી છે

તેમજ્ઞે કહ્યું કે આ વિચારયાત્રામાં જય અનુસંધાન જોડવાનો સમય આવી ચૂક્યો છે

સૂચિત સ્પેસ ગેલેરીઓનાગરિકોને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપશે અવકાશ વિભાગના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે ગઈકાલે રાજ્યસભા માં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી તેમણે કહ્યું કેપ્રથમ તબક્કામાં હૈરદાબાદના બીરલા સાયન્સ સેન્ટરમુંબઈના નહેરૂ સાયન્સ સેન્ટર અને નવી દિલ્હીના નેશનલ સાયન્સ સેન્ટર ખાતે સ્પેસ ગેલરીઓ સ્થપાશે

અનુસૂચિ મુજબ માંડવી તરફથી આવતાં વાહનો ટાઉનહોલ કે બહુમાળીભવન તરફ નહી જઇ શકે પરંતુ જ્યુબીલી સર્કલ થી કોર્ટ થઇ બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસેથી બહુમાળી ભવન તરફ જઇ શકશે અને ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન અને સ્વામી નારાયણ મંદિર તરફથી આવતાં વાહનો કલેકટર ઓફિસ તરફ નહી જઇ શકેપરંતુ બાબા સાહેબ આંબેડકરના પુતળાથી કોર્ટ થઇ જયુબીલી સર્કલથી માંડવી રોડ પરથી કલેકટર ઓફીસ તરફ જઇ શકશે

ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સને લાગુ પડશે નહી નેફલ ઠક્કર સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની છેલ્લા બે મહિનામાં પાંચ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે

દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાર સંભાળ માટે બંધ રખાય છે

ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ માટે વ્ધુ આકર્ષણો અને પ્રવૃત્તિઓ વધારવા આયોજન કરી રહી છે

ટી બસ સેવા લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પરીક્ષાર્થીઓને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશને એડવાન્સ બૂકીંગ સીસ્ટમનો ઉપયોગ કરીને બસમાં પોતાની સીટનું બૂકીગ કરાવી લેવાની અપીલ કરી છે લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓની સવલત સચવાય અને વ્યવસ્થા જળવાયએ હેતુ એસ

નિગમના તમામ ડેપો કંટ્રોલ પોઇન્ટ ખાતે એડવાન્સ બૂકીગ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે લોકરક્ષક દળના પરીક્ષાર્થીઓના ફોટો આઇ ડી પ્રુફ કોલ લેટરના નંબર પરથી પરીક્ષાર્થીઓની બસ ટિકિટ એડવાન્સમાં બૂક કરવામાં આવી રહી છે

ટી

આ ઉપરાંત મધ્યસ્થ કચેરી અમદાવાદ ખાતે પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પરીક્ષાર્થીઓને કોઇ તકલીફ ન પડે તેની ચીવટભરી વ્યવસ્થા કરવામાં આવી છે

તેમણે જણાવ્યું કે કુંભમેળો ભારતની સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય પરંપરાઓનું પ્રતિક છે ગાંધીનગર ખાતે ઉત્તર પ્રદેશ સરકારના નાયબ મુખ્યમંત્રીક્ર્રીએ ગાંધીનગર આવીને મુખ્યમંત્રી શ્રી રૂપાણીને પ્રયાગકુંભમાં સમસ્ત ગુજરાત રાજ્યના જનપ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું હતું ગુજરાત ભવ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે ત્યારે ગુજરાતીઓને પણ આ ભવ્ય પરંપરામાં સાથે જોડાવાની તક મળશે